ઉઝબેકિસ્તાનમાં તાશ્કંદ નજીક ચીરચીક તાલીમ વિસ્તાર ખાતે ભારત અને ઉઝબેકિસ્તાનની સેનાની પ્રથમ સંયુક્ત કવાયતનો આજે આરંભ થશે

રિસેપ અંગેની બેઠકમાં આસિયાન દેશો અને આસિયાન સંગઠનના ભારત સહિતના મુક્ત વેપાર સમજુતી ધરાવતા દેશો રિસેપ સમજુતી અંગે ચર્ચા વિચારણા કરશે ભારતની પૂર્વના દેશો તરફી નીતિ તથા સમજુતીનું સર્વગ્રાહી સ્વરૂપ આ બંને દ્રષ્ટિએ રિસેપ સમજૂતી ભારત માટે અગત્યની ગણાવી શકાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાતત્યપૂર્ણ વિકાસ અંગેના સત્રમાં ઉપસ્થીત રહેશે આ સત્રમાં મોદી સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે શ્રી મોદી જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબે વિચેતનામના પ્રધાનમંત્રી નાગુચેન ઝ્રઆન ક્રક અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન સાથે આજે દ્વિપક્ષીય મંત્રણા કરશે

આ વિજ્ઞાન ઉત્સવ આઠમી નવેમ્બર સુધી યાલશે

ગઈકાલે આસામમાં પોસ્ટ કોલોનિયલ આસામ પુસ્તકનું વિમોચન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી ગોગોઈએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે આસામમાં પ્રવેશેલા લોકોની ચોક્કસ સંખ્યાની ખાતરી કરવાની જરૂર છે

આ યોજના હેઠળના પ્રતિબંધો ટુ વ્હિલર્સ તથા તબીબી ઈમરજન્સી માટેના વાહનો તેમજ બાળકોને શાળાએ લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં

સત્તાવાળાઓએ નાગરીકોના હિતમાં આ યોજનાના અમલીકરણના સમયમાં વધારાની બે હજાર બસો ચલાવવાનો નિર્ણય લીધો છે

મિશ્રાએ ગઈકાલે યોજેલી ઉચ્યસ્તરીય બેઠકમાં પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાના તિવ્ર પ્રદૂષણના લીધે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

કેબિનેટ સેક્રેટરી દરરોજ સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે તેમણે સંબંધીત રાજ્યોના અધિકારીઓને પણ બધા જ જિલ્લાઓમાં હવાના પ્રદૂષણની પરિસ્થિતિ ઉપર યાંપતી નજર રાખવાની સૂચના આપી છે

આ વાવાઝોડું દિશા બદલે તો દિવ અને દ્વારકા વચ્ચેના દરિયા કિનારાથી જમીન પર પ્રવેશવાની શક્યતા છે

અમારા અમદાવાદના સંવદદાતા જણાવે છે કે માછીમારોને દરીયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે

તેમની સાથે મેઘાલયના રાજ્યપાલ અને યુનિવર્સિટીના મુખ્ય રેક્ટર તથાગત રોય પણ ઉપસ્થિત રહેશે મેઘાલયના મુખ્યમંત્રી સી

સાંગમા પદવીદાન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે

અમારા સંવાદદાતા જણાવે છે કે શ્રીનગર જિલ્લામાં ખાનગી વાહનો અને પરિવહન માટેના વાહનોની અવરજવર વધી છે સમગ્ર કાશ્મીરમાં લેન્ડલાઈન અને પોસ્ટપેઈડ મોબાઈલ સેવા ફરીથી શરૂ કરાઈ છે શ્રીનગર અને અન્ય શહેરોમાં દૈનિક જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે લોકો બજારોમાં ઉમટી રહ્યા છે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઉઝબેકિસ્તાનના સંરક્ષણ મંત્રી મેજર જનરલ બખોદીર કુરબાનોવ ગઈકાલે યોજાયેલા મિલિટરી ડ્રીલ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

ઉલ્લેખનિય છે કે ભારત અને ઉઝબેકિસ્તાને આરોગ્ય સેના પ્રશિક્ષણ અને સલામતી ક્ષેત્રની ત્રણ સમજૂતીઓ પર ફસ્તાક્ષર કર્યા છે

ત્યારપછી પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગેના સર્વેની કામગીરી બુધવાર સુધીમાં પૂર્ણ કરાશે

જોકે સત્તાધારી પક્ષના સાથી પક્ષ શિવસેના અને વિપક્ષ કોંગ્રેસ અને એનસીપીએ લાખો હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે તે ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સહાયને અપૂરતી ગણાવી હતી

માહેશ્વરી જહાજને પ્રસ્થાન કરાવશે

આ આંતરીક જળમાર્ગ ઉપરથી પ્રથમવાર માલસામાનની હેરફેર થઈ રહી છે ઈશાન ભારત વિસ્તારને પરિવહનનો વૈકલ્પિક માર્ગ આપવો તે આ અભિયાનનો ઉદ્દેશ છે

ભારત વતી દિપક ચહર કે

અગાઉ બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

વિરાટ કોહલીને આરામ અપાયો હોવાથી ત્રણ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરી રહ્યા છે

ગઈકાલના સમાપન પ્રસંગે ચાર દિવસમાં રજૂ કરાયેલ સાંસ્કૃતિક અને સાહિત્યિક ઈવેન્ટ્સના વિજેતાઓને ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું